કોગ્રેસ અને રાષ્ટ્રવાદી કોગ્રેસ પાર્ટીએ રાજભવનમાં પત્ર પાઠવીને શિવસેનાના નેતૃત્વમાં સરકારનું સમર્થન કર્યું છે

શિવસેનાના એક પ્રતિનિધિમંડળે રાજયપાલની મુલાકાત લીધી હતી

આજે નવી દિલ્હીમાં યોજાયેલા ડીફેન્સ કનેકટ કાર્યક્રમમાં બોલતો શ્રી સિંહે કહ્યુ કે દેશમાં રહેલી પ્રતિભાઓના આધારે દેશ પ્રગતિ કરશે અને આગામી દસીથી પંદર વર્ષમાં દસ દ્રીલીયન ડોલરનુ અર્થતંત્ર બની શકેછે તેમણે કહ્યુ કે સ્ટાર્ટઅપ દ્વારા થયેલા પ્રયત્નો બદલ ગૌરવ અનુભવે છે તેમણે શરૂઆતનો સમયગાળો અજમાયશી હોવાનું જણાવ્યુ અને કહ્યુ કે આગામી વર્ષોમાં ભારત સંરક્ષણ સંશોધન ક્ષેત્રે મહત્વનું પદાર્પણ કરશે

તેમાં વાવાઝોડાના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને પુનર્વસવાટ સમિતિ દ્વારા અનાજ પુરવઠો પીવાનું પાણી આરોગ્ય સેવાઓ વીજળી અને સંદેશા વ્યવહાર તાકીદે શરૂ કરવાના આદેશ અપાયા હતા

બંને રાજયો દ્વારા નુકશાનની વિગતો પણ રજૂ કરવામાં આવશે

રાજયના માહિતી ખાતાના જણાવ્યા મુજબ યુકેના ફોરસાઇટ ગ્રુપ અને મુંબઇમાં પપ્રનાભ મફતલાલ ગ્રુપ સંયુકત રીતે આ યોજનામાં એક હજાર નવસો કરોડ રૂપિયાનું રોકાણ કરશે

અદાલતે કહ્યુ કે ફી બિમારી અને તેની સારવારની ગુણવત્તા ઉપર આધાર રાખે છે મુખ્ય ન્યાયાધીશ ડી એન પટેલ અને ન્યાયમૂર્તિ સી હરિશંકરની પીઠે કહ્યુ કે હોસ્પીટલોમાં ઉપલબ્ધ સુવિધાઓ અનુસાર સારવારનો ખર્ચ વસૂલી શકાય છે દિલ્હીમાં ખાનગી હોસ્પીટલોમાં સારવારની એકસરખી ફી નિર્ધારીત કરવા માટે દિલ્હી સરકારને અધિસૂયના જાહેર કરવાની જનહિતની અરજી પર વડી અદાલતે આ મુજબ જણાવ્યુ હતુ

બીજા દિવસે તેની ચકાસણી થશે

સલામતી દળોના જણાવ્યા મુજબ મૃત્યુ પામેલા બે આતંકવાદીઓની ઓળખ હજી થઈ નથી સંબંધીત સ્થળેથી શસ્ત્રો અને વિસ્ફોટકોનો જથ્થો મળી આવ્યો છે

સલામતી દળોના જવાનો નજીક આવતા જ છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો એક આતંકવાદી ગઈકાલે સાંજે ઠાર થયો જ્યારે બીજો આજે સવારે માર્યો ગયો હતો

એન શેષાનના અવસાન અંગે ચૂંટણી પંચ દ્વારા શોકની લાગણી દર્શવવામાં આવી છે ગઇરાત્રે ચેન્નાઇમાં તેમનુ અવસાન થયુ હતુ આજે નવી દિલ્હીમાં નિર્વાયના સદન ખાતે શોકસભા યોજવામાં આવી હતી અને સદગતને શ્રધ્ધાજલિ આપવામાં આવી હતી શોકસંદેશમાં શ્રી શેષાનની ચૂંટણીપંચમાં અપાયેલી સેવાઓનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તે પંચની કામગીરી માટે હંમેશા પ્રેરણારૂપ રહેશે એમ જણાવ્યુ છે

સુલતાનપુર લોધીમાં શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા નગરકિર્તન યોજવામાં આવ્યુ હતુ ગુરૂદ્વારા સંતધાટથી તેનો આરંભ થયો અને સાંજે ગુરૂદ્વારા બેર સાહેબ ખાતે સમાપન થયુ હતુ નગરકીર્તનમાં હજારો શ્રધ્ધાળુઓ જોડાયા હતા ધાર્મિક સંસ્થાઓ દ્વારા આજે ફળો નાસ્તા તથા લંગરનાં જાહેર આયોજનો થયા હતા ધાર્મિક કાર્યક્રમોમાં ગુરબાનીના પાઠ કરવામાં આવ્યા હતા પંજાબ હરિયાણા બિહાર સહિત અન્ય સ્થળોએ પણ ગુરૂદ્વારાઓ દ્વારા નગરકીર્તન યોજાયા હતા

વાણીજયમંત્રી પિયુષ ગોયલ તેમાં ભારતીય પ્રતિનિધિમંડળ સાથે હાજર રહ્યા છે તેમાં વેપાર સુવિધાઓ મૂડીરોકાણ પ્રોત્સાહન અને કસ્ટમને લગતી બાબતો અંગે ચર્ચાવિયારણા કરાશે આ ઉપરાંત હાલની વૈશ્વિક આર્થિક પરિસ્થિતિના મુદાઓ પણ વિચારાશે બ્રિકસ દેશો વચ્ચે વેપાર અને મૂડીરોકાણ અંગેના સમજૂતી કરાર પણ થશે

સિંહ પણ ઉર્જામંત્રીઓની બેઠકમાં હાજરી આપવાના છે

બંને ઓલોમ્પિક માચે પસંદગી પામ્યા છે એર પિસ્તોલ સ્પર્ધા હવે ઇરાન ઉતર કોરિયા અને પાકિસ્તાન વચ્ચે થશે